પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે ચાર વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે

સિવાયના વિસ્તારોમાં વધુ છુટછાટ આપવામાં આવી

અનલોક બે ના દિશા નિર્દેશોના વિષયમાં ગૃહમંત્રાલયની જાહેરાત બાદ પ્રધાનમંત્રી કાર્યાલયે ટવીટ સંદેશામાં આ માહિતી આપી કોરોનાની મહામારી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આ છઠું રાષ્ટ્રજોગ સંબોધન હશે અનલોક કેન્ક કેન્દ્ર સરકારે અનલોક બેના તબક્કામાં કોરોનાથી સંક્રમિત વિસ્તાર સિવાયના વિસ્તારોમાં વધુ છૂટછાટ આપવાના નવા માર્ગદર્શક નિયમો જાહેર કર્યા છે

તો તે સિવાયના વિસ્તારોમાં નવી પ્રવૃત્તિઓને તબક્કાવાર છૂટ આપવામાં આવશે

આવતીકાલથી લાગુ થનાર આ નવા નિયમોમાં મેટ્રો રેલ સેવા સીનેમા હોલ જીમ સ્વીમીંગ પૂલ મનોરંજક પાર્ક પરિસંવાદના હોલ જેવા સ્થળો બંધ જ રહેશે સામાજીક રાજકીય રમતો શૈક્ષણિક સાંસ્કૃતિક તથા ધાર્મિક ક્ષેત્રોમાં જ્યાં વધુ લોકો એકઠા થવાની સંભાવના છે તેવા કાર્યક્રમોને મંજૂરી અપાશે નહીં ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે ભવિષ્યમાં પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ મુદ્દે નિર્ણય લેવાશે શાળા કોલેજો તથા કોચીંગ ક્લાસો જુલાઈ મહિનામાં પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે

આંતરરાજ્ય વિમાન તથા રેલ સેવા અગાઉથી ચાલી રહી છે તેમાં તબક્કાવાર વધારો કરાશે નવા નિયમોમાં કોરોનાના સંક્રમણને વધતા અટકાવવા સંક્રમિત વિસ્તારો સ્પષ્ટ રીતે જણાવવાની સૂચના રાજ્ય સરકારોને અપાઈ છે

ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે પ્રથમ તબક્કામાં સંક્રમિત વિસ્તાર આવરી લેવાયા બાદ સમગ્ર દિલ્હીને આવરી લેવાશે

ખેલો ઈન્ડિયા ખેલો કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં જિલ્લા સ્તરે એક હજાર ખેલો ઈન્ડિયા કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય લીધો છે આ કેન્દ્રો ભુતપૂર્વ યેન્પિયન દ્વારા યલાવવામાં આવશે અથવા તો આવા કેન્દ્રો ઉપર કોય તરીકે ભુતપૂર્વ ચેમ્પિયન રમતવીરો રહેશે દેશના અદના સ્તરેથી રમત ક્ષેત્રની ઉગતી પ્રતિભાવોને શોધવા માટે અને તેમને તાલીમ પુરી પાડવા માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે

દિલ્ફીની ગંગારામ હોસ્પિટલના વરિષ્ટ તબીબી મોહસીન વલી આ ચર્ચામાં ભાગ લેશે

એમ ગોલ્ડ આકાશવાણીની વેબ સાઇટ ન્યુઝ ઓન એઆઇઆર ડોટ કોમ પરથી પરથી પ્રસારીત કરાશે અગત્યની જાહેરાત પૂરી થઇ આસામ પુર આસામમાં બ્રહ્મપુત્રા અને અન્ય નદીઓમાં આવેલા પુરના કારણે ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિ યથાવત્ છે

બારપેટા દક્ષિણ સાલમાડા ગ્વાલપાડા નલબારી અને મોરી ગામ જિલ્લાઓ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે

પાકિસ્તાન ગોળીબાર પાકિસ્તાની દળોએ સંઘર્ષ વિરામનો ભંગ કરીને ઉત્તર કાશ્મીરના ક્રપવાડા જિલ્લાના તંગધર ક્ષેત્રમાં કોઈપણ ઉશ્કેરણી વિના ભારતીય ચોકીઓ પર ગોળીબાર કર્યો છે સંરક્ષણ પ્રવક્તાએ જણાવ્યું છે કે ગોળીબારની સાથે સાથે પાકિસ્તાની દળોએ તોપમારો પણ કર્યો છે જોકે સતર્ક ભારતીય દળોએ પાકિસ્તાની દળોને યોગ્યરીતે વળતો જવાબ આપ્યો છે છેલ્લા અહેવાલ મુજબ ભારતીય પક્ષે કોઈને ઈજા કે જાનહાની થવાના સમાચાર નથી

અગાઉ મળેલી બાતમીના આધારે કાશ્મીર પોલીસ અને સેનાનાં સંયુક્ત જથ્થાએ વાઘામાં વિસ્તારને ઘેરી લઈને આતંકવાદીઓને શોધવાનું અભિયાન શરૂ કર્યું હતું સલામત દળના જવાનો આતંકવાદીઓના છુપા આશ્રય સ્થાન નજીક પહોંચતા આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કર્યો હતો સલામતી દળના જવાનોએ કરેલા વળતા ગોળીબારમાં બે આતંકવાદીઓ ઠાર થયા છે